તેમણે મુખ્યમંત્રી વિજયરૂપાણીના નેતૃત્વને આભારી ગણાવ્યુ હતું

ભુતકાળમાં આ કંપનીઓ ખોટ કરતી હતી વીજયોરી અટકાવવીને આ કંપનીઓએ નફાકારક બનાવાઈ છે

તેમણે સંકલ્પયાત્રાનો પ્રારંભ આદિપુરમાં ગાંધી સમાધિથી કર્યો હતો અને આજે ભુજમાં ગાંધીજીની પ્રતિમાં પાસે તેનું સમાપન થયુ છે

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાપર વિસ્તારના પદાધિકારીઓનાયબ કલેક્ટર વગેરે સાથે રાજયમંત્રી શ્રી આહીરે રસ્તાઓને તાત્કાલિક ધોરણે મરામત હાથ ધરવા તેમજ નંદાસર નર્મદા કેનાલ પાસેના સર્વિસ રોડનું કામ જલ્દી પુરૂ કરવા સ્થળ પર સમીક્ષા કરી નિર્દેશ આપવામાં આવ્યા હતા આરતીબેન ભદ્દ જીવસૃષ્ટિ અવશેષ કચ્છ યુનિવર્સીટીના જીઓલોજી વિભાગના છાત્રોને રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાતના ફિલ્ડ વર્કશોપ દરમ્યાન એક અગત્યની સફળતા મળી છે જેમાં પૃથવી પર જીવસૃષ્ટિ શરૂ થઈ તે સમયના અવશેષો મળી આવ્યા છે

ગઈકાલે આ અશ્મિઓનુ ખાસ પ્રદર્શન કચ્છ યુનિવર્સીટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગમાં અલાયદા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યુ હતું

એસ એફના દળોએ પાંચ પાકિસ્તાની હોડી ઝડપી પાડી છે આ હોડીઓ બી એસ એફને બિનવારસી હાલમાં મળી આવી છે જો કે બી એસ એફ દળોએ તેમાં સવાર ધુસણખોરોને પકડવા કોમ્બિંગ શરૂ કર્યુ છે એક સપ્તાહ પહેલા પણ કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની હોડી ઝડપાઈ હતી

એક મુલાકાતમાં બોર્ડર રેન્જના નવ નિયુક્ત પોલીસ મહાનિયામક સુભાષ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે આ ઘટના પછી દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલીગ વધારવા સુચના અપાઈ છે આ ઉપરાંત જખૌ મરીન પોલીસ વ્રારા બી એસ એફ અને તટરક્ષક સાથે રહી કડક દેખરેખ રાખવામાં આવી રહી છે

ઓ કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લીક અને વાફન માલિકોને પોસ્ટ દ્વારા આર સી બુક મળેલ ન ફોય તેવી પોસ્ટમાંથી પરત થયેલ આર સી

ડી પુફ અને તેની ઝેરોક્ષ સાથે લઇ આવવી અને આર સી બુક મેળવી લેવા પ્રાદેશિક વાફન વ્યવફાર અધિકારી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે